સાંઈ પ્રણિત અને એન્થોની સીનીસકા વચ્ચે મુકાબલો થશે

ત્યારબાદ તેમને સ્થાનિક અદાલતમાં રજૂ કરાયાં હતાં

અદાલતમાં રજૂ કરાતા પહેલાં તેમનું તબીબી પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું એક કાયદાના વિદ્યાર્થીએ ચિન્મયાનંદ પર દુષ્કર્મ અને જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે અને આ બાબતની તપાસ અદાલત દ્વારા રયાયેલી ખાસ તપાસ ટીમ કરી રહી છે ગઈકાલે પીડીતાએ ચિન્મયાનંદની તાત્કાલિક ધરપકડ ન કરવામાં આવે તો આત્મહત્યાની ધમકી આપી હતી

વીડિયો વાયરલ થયા પછી છોકરી ગુમ થઈ હતી અને એક અઠવાડિયા પછી રાજસ્થાનમાંથી શોધી કઢાય હતી ત્યારબાદ તે મીડિયા સમક્ષ હાજર થઈ અને ચિન્મયાનંદે એક વર્ષ સુધી તેના પર દુષ્કર્મ આચર્યું તેમ જણાવ્યું

આઈએમએ અને તેની સાથી કંપનીઓએ એક લાખથી વધુ મૂડી રોકાણકારોને ઊંયુ વળતર આપવાની ખાતરી આપીને નાણાંકીય ગેરરીતિ કરી હતી આ રોકાણકારો પૈકી મોટાભાગના મુસ્લીમ હતા સૂત્રોના જણાવ્યા મુજબ ભૂતપૂર્વ અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી ઝમીર ખાનને સીબીઆઈની ઓફિસમાં બોલાવીને તેમની પુછપરછ કરાઈ ઉલ્લેખનિય છે કે સીબીઆઈ દ્વારા આ કૌભાંડના સૂત્રધાર મનાતા મન્સૂર ખાન અને અન્ય આરોપીઓ સામે આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે

સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતે ગઈકાલે સલાહકાર બોર્ડની ગઈકાલે ત્રીજી બેઠક યોજી હતી

બેઠકમાં દિવ્યાંગ બાળકોના બાળપણના શરૂઆતના સમયમાં પુનઃ વસન માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ વિકસાવવા ચર્ચા કરવામાં આવી હતી

સાંઈ પ્રણિત અને ઈન્ડોનેશિયાના એન્થોની સીનીસુકા વચ્ચે મુકાબલો થશે

જાકે ભારતની પી વી સિંધુ અને પી કશ્યપ પ્રી ક્વાર્ટર ફાઈનલ મેચોમાં ગઈકાલે હારી જતાં તેઓ સ્પર્ધામાંથી બહાર થયા છે ભારતના સાંત્વીક સાંઈરાજ રાંકીરેડ્રીનો પુરુષોની ડબલ્સ અને મિક્સ ડબલ્સની મેચમાં પરાજય થયો છે

તેમણે પાકિસ્તાનની પોતાના સ્વાર્થ માટે આતંકવાદનું સમર્થન અને પ્રોત્સાહન આપવા બદલ સખત ટીકા કરી છે ન્યૂચોર્ક ટાઈમ્સ દ્વારા પ્રકાશિત એક વિશેષ અહેવાલમાં ભારતીય રાજદ્રતે પાકિસ્તાનની ટીકા કરતાં જણાવ્યું કે પ્રધાનમંત્રી ઈમરાન ખાન પોતાના દેશની અર્થવ્યવસ્થાને નીચે લાવી શકે પરંતુ પડોશી દેશની અર્થવ્યવસ્થાને નહીં તેમણે આતંકવાદને પ્રોત્સાફન આપવા અને પછી પોતાને પિડીત બતાવવા માટે પાકિસ્તાનની કડક ટીકા કરી છે